પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને કારણે કોરોના કટોકટીને અન્ય દેશોની તુલનાએ ખૂબ ઓછા નુકશાન સાથેપહોચી વળવામાં ભારત સફળ રહ્યું છે ગુજરાતની વિકાસ ગતિએ ફરીથી ઝડપ પકડી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે વીજળી વપરાશના આંકડા કહે છે વેપાર ધંધા ધમધમતા થયા છે

ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીને મુખ્યમંત્રી વિજય રૂપાણી આખરી ઓપ આપ્યો હતો રાજા રજવાડાના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મહેલ અને કિલ્લામાં હેરિટેજ હોટલ હેરિટેજ મ્યુઝિયમ હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપશે

આવા હોમ સ્ટેવાળા મકાનને પ્રોપર્ટી ટેક્સ અને વીજ દરમાં છૂટછાટ મળશે ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે

દેશ વિદેશના પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ ખાન પાન અને ગ્રામીણ લોકજીવનથી પરિચિત કરાવવાનો ઉદ્દેશ આ હોમ સ્ટે પોલિસીથી પાર પડશે

આ ટ્રેન માર્ગમાં વેરાવળ ચોરવાડ રોડ માળીયા હાટીના કેશોદ જુનાગઢ જેતલસર નવાગઢ વિરપુર ગોંડલ ભક્તિનગર વાંકાનેર થાન સુરેન્દ્રનગર અને વિરમગામ થઈને રવિવારે સવારે અમદાવાદ પહોંચશે

જે માર્ગમાં વિરમગામ સુરેન્દ્રનગર થાન વાંકાનેર રાજકોટ ભક્તિનગર ગોંડલ વિરપુર નવાગઢ જેતલસર જુનાગઢ કેશોદ માળીયા હાટીના ચોરવાડ રોડ અને વેરાવળ થઈને સોમનાથ પહોંચશે

આ દ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત હશે અને જનરલ કોચ માટે પણ આરક્ષણ કરાવવું પડશે

નીટની પરીક્ષા વાળા વિધ્યાર્થીઓને પોતાનો કોલ લેટર સાથે રાખવા જણાવાયું છે કોવિડના નિયમોના પાલન માટે આરક્ષણ કરાવનાર તમામ યાત્રીઓને ટ્રેન ઉપડવાના સામે કરતાં દોઢ કલાક પહેલા સ્ટેશન ઉપર પહોંચી જવા જણાવાયું છે

મેટ્રો માં યાત્રા માટે પણ તમામ યાત્રીઓને કોવિડના નિયમોનું યુસ્ત પાલન કરવા જણાવાયું છે કોરોના પોઝટિવ દર્દીઓની સારવાર માટે મેડીકલ ઓક્સીજનનો અખૂટ પુરવઠો ઉપલબ્ધ રાખવા રૂપાણી સરકારે વિશેષ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે

તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સીજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સીજનને આપવી પડશે

રાજકોટ એસ ટી

અમરેલીના જિલ્લા અદાલત પરિસરમાં આજે કોરોના પ્રતિકારશક્તિ વધારે તેવા આયુર્વેદ ઉકાળા અને ઔષધનું વિતરણ સરકારી આયુવેદ દવાખાના તરફથી કરવામાં આવ્યું હતું બોટાદના રાણપુર ખાતે પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ તથા મુલાકાતીઓ માટે દિવસમાં બે વખત આયુર્વેદીક ઉકાળો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલો એક આરોપી ફરાર થયો હોવાની ઘટના પણ બહાર આવી છે

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર તાવીયાડના માર્ગદર્શન નીચે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી

પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃતરીતે વેચાણ એ બાબતો ચેકિંગમાં આવરી લેવામાં આવી હતી ડાંગમાં સાપુતારા ખાતે આવેલા આયુર્વેદ ઉપચાર કેન્દ્રની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોચ્યા હતા અને ભગત તરીકે ઓળખાતા ડાંગના આદિવાસી વૈધરાજો સાથે સંવાદ કર્યો હતો ડાંગના જંગલમાં ઊગતી જડીબુદ્દી વડે રોગનો સચોટ ઉપચાર કરવાની ભગત લોકોમાં રહેલી કોઠાસૂઝથી તેઓ પ્રભાવિત થયા હતા અને પેઢી દર પેઢી વૈદક ચાલ્યું આવે તેવી પરંપરાના તેમણે વખાણ કર્યા હતા રાજ્યપાલે ડાંગના વૈધરાજોને આયુર્વેદના સાયા ઉપાસક કહ્યા હતા અને તેમના જ્ઞાનની પ્રામાણિકતા અને વિશ્વસનીયતાની કદર કરી હતી મોટાભાગના ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવતીકાલથી શરૂ થાય તેવી વકી છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત માં ભારેવરસાદ પડી શકે છે

તડકો ગાયબ થતાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું કે ઉકળાટબાદ છાંટા પણ પડ્યા છે દાહોદ પંચમહાલ પંથક અને ગીર સોમનાથ જિલ્લામાં આજે જોરદાર ઝાપટાં પડ્યા હોવાના સમાચાર છે

ભુજમાં પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન મળે તેમજ તેમના કામો ઝડપી થાય તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાઇ છે